લંબાઈનો ન્યૂ રેવાડી થી ન્યૂ મદાર સુધીનો વિભાગ આજે રાષ્ટ્રને સમર્પિત કર્યો છે ભારત અને ફ્રાંસ વચ્ચે નવી દિલ્હીમાં વાર્ષિક વ્યૂહાત્મક વાટાઘાટો આજે યોજાશે

સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો પૂર્વઅભ્યાસ આવતીકાલે હાથ ધરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પાટનગર વોશિંગ્ટનમાં થયેલી હિંસા અને તોફાનો અંગે ખેદની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું છે કે લોકશાહી વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નિયમ મુજબ અને શાંતિ પૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ થવું જોઈએ

તેમણે ન્યૂ અટેલીથી ન્યૂ કિસનગઢ સુધીની દોઢ કિલોમીટર લં બાઈ ધરાવતી કન્ટેઈનર દ્રેનને વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

પશ્ચિમી ફેટ કોરીડોરનો ન્યૂ રેવાડી ન્યૂ મદાર વિભાગ રાજસ્થાન અને હરિયાણામાં સ્થિત છે આ નવા કોરીડોર પર ટ્રેનોની અવરજવરને કારણે રાજસ્થાન અને હરિયાણાના વિવિધ ઔદ્યોગિક એકમોને ફાયદો થશે આ કોરીડોરથી ગુજરાતમાં કંડલા પીપાવાવ મુન્દ્રા અને દહેજ બંદરોથી માલ પરિવહન પણ સરળ બનશે

ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે જ્યારે ફ્રાંસના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ફ્રાંસના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ઇમાન્યૂએલ બોન કરશે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે બંન્ને પક્ષો અનેક દ્વિપક્ષી અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે શ્રી બોન ભારતના અન્ય નેતાઓ સાથે પણ બેઠક યોજશે ભારત અને ફ્રાંસ વચ્ચે છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પેરીસ ખાતે આવી વ્યૂહાત્મક વાટાઘાટો થઇ હતી

આ પ્રસંગે શ્રી નાથિકે જણાવ્યું હતું કે દેશમાં દુશ્મનો સામે લડતા ભારતીય સેનાના જવાનોના પ્રાણોનું રક્ષણ કરવા સરકાર પ્રતિબધ્ધ છે તેમણે કહ્યું કે દેશના સૈનિકોને જરૂરીયાત મુજબ ગુણવત્તાવાળા શસ્ત્રો અપાશે

કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગે પ્રભાવિત રાજ્યોને સલાહ આપી છે કે તેઓ આ બીમારીના સંક્રમણને રોકવાની યોજના બનાવે કેન્દ્રએ ચેતવણી આપી છે આ બર્ડ ફ્લૂ માનવી તથા અન્ય પાલતુ પશુ પક્ષીઓમાં ફેલાઈ શકે છે પર્યાવરણ મંત્રાલયે રાજ્ય સચિવોને લખેલા પત્રમાં આ બિમારીના લક્ષણો ઓળખવા પક્ષીઓ પર નિરીક્ષણ રાખવા જણાવ્યું છે દરમિયાન કેન્દ્ર સરકારે એવિયન ઇન્ફ્લૂએન્ઝા એટલે બર્ડફ્લૂ અસરગ્રસ્ત કેરળના એલ્લાપૂઝા અને કોદાયમ જીલ્લા તથા હરિયાણાના પંચકુલા જીલ્લામાં તજજોની ટુકડીઓ મોકલી છે

પંજાબના શિક્ષણમંત્રી વિજય ઈન્દ્ર શિંગલાએ જણાવ્યું હતું કે કન્ટેનમેન્ટ વિસ્તારના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળામાં જવાની મંજૂરી અપાઈ નથી

એવી જ રીતે શાળામાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે ફરજીયાત નથી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

અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે ઈમરજન્સી બે કોવિડ રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ગઈકાલે રાત્રે કેપીટલ બિલ્ડિંગમાં બળપૂર્વક પ્રવેશ કરતા વોશિંગ્ટન ડીસીમાં કરફ્યુ નાખવામાં આવ્યો છે રાષ્ટ્રપ્રમુખ પદના નવ નિયુક્ત જો બિડેનને પ્રમાણપત્ર આપવા ચર્ચા કરવા પ્રતિનિધિસભા અને સેનેટની બેઠક મળી હતી ત્યારે જ શ્રી ટ્રમ્પના સમર્થકોએ બળપૂર્વક સંબંધીત સ્થળે પ્રવેશ કર્યો હતો

તેમને હૈદરાબાદની મહિલા જેલમાં લઈ જવાયા છે તો બીજી તરફ અખિલા પ્રિયાએ તેમની સામેના આક્ષેપો નકારી કાઢીને સંબધિત કેસમાં જામીન માંગતી અરજી અદાલતમાં કરી છે સિંકદરાબાદ અદાલતમાં આ અરજીની સુનાવણી આજે હાથ ધરાશે એવી સંભાવના છે

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું છે કે સલામતી પરિષદની કાર્યસૂચીમાં સમાવેશ કરાયેલ અડધાથી વધુ મુદ્દાઓ આફ્રિકા ખંડને લગતા હોવા છતાં ત્યાંના દેશોનો કોઈપણ પ્રતિનિધિ પોતાના હિતને રજૂ કરવા સલામતી પરિષદના કાયમી સભ્ય તરીકે હાજર નથી એ મુદ્દો વિચાર માંગી લે છે